પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લૉકડાઉનમાં નોંધપાત્ર સેવા કરનારી વારાણસીની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગથી વાતયીત કરી

દુબેની મધ્યપ્રદેશ પોલીસે ઉજ્જૈનમાં ધરપકડ કરી

તેમના સંબોધનમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના મહામારી દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તમામ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે

શ્રી મોદીએ કહ્યું કે કેટલાક નિષ્ણાંતોએ કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે ભારતની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા પરંતુ સરકારે તેમને ખોટા સાબિત કર્યા છે ઉત્ત પ્રદેશ સરકારની કામગીરીને બિરદાવતાં શ્રી મોદીએ કહ્યું કે યુપીની સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવામાં સફળતા મેળવી છે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધારે પ્રશંસનીય છે શ્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે કાશીની કેટલાક ધાર્મિક પ્રવૃતિઓ બંધ રાખવામાં આવી છે અને શહેરના લોકો તેમજ સામાજીક સેવાઓ આ મહામારીનો સામનો કરવા સરકારની સાથે જોડાયા છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિકાસ દુબે પકડાયો હોવાના સમાચાર કહ્યા હતા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ વિકાસ દુબેના ધરપકડના અહેવાલને પુષ્ટિ આપી છે આરોપી વિકાસ દુબે ઉજ્જૈનના મહાકામ મંદિર પરિસરમાં છે તેની મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને તેને પકડી પાડયો હતો

કોવિડની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પરનું માનસિક દબાણ ઘટાડવા આ મુજબ નિર્ણય લેવાયો છે લોકડાઉન બિહાર સરકારે રાજ્યમાં કોવિડના કેસોની વધતી જતી સંખ્યાને નિયંત્રણમાં લેવા છ જિલ્લામાં સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે

જોકે સંબંધિત જિલ્લાની સરકારી કચેરીઓ અને સાર્વજનિક સંસ્થાઓ બંધ રહેશે

ગત પાંચમી મે થી શરૂ થયેલા આ સમુદ્ર સેતુ અભિયાનમાં ભારતીય નૌકાદળના જલાશ્વ ઐરાવત શાર્દૂલ અને મગર જહાજોએ સફળ કામગીરી કરી છે

કૃષિ માળખાકીય ભંડોળ કેન્દ્ર સરકારે પાક તૈયાર થયા પછી માળખાકીય તથા સમુદાય ખેતી ક્ષેત્રની અસ્કયામતોનાં વ્યવસ્થાપનને લગતા પ્રોજેક્ટો માટે કૃષિ માળખાકીય સુવિધા ભંડોળની રચના કરી છે

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ બેન્ક તથા નાણાં સંસ્થાઓ દ્વારા ફષિ ક્રેડિટ સોસાયટી વેચાણ ક્ષેત્રની સહકારી મંડળીઓ સ્વ સહાય જૂથો ખેડૂતો અને સ્ટાર્ટઅપને એક લાખ કરોડ રૂપિયા ઘિરાણ સ્વરૂપે અપાશે આ યોજનાના લીધે ખેડૂત અને પ્રક્રિયાકૃત અન્ન ક્ષેત્રની યોજનાઓની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે આતંકવાદીઓ આ ત્રણેયની હત્યા કરી હતી ઉપરાજ્યપાલે શોકસંદેશમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે મંત્રીમંડળ યોજના કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પાંચ મહિના વધારવાની મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્ફીમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉં અથવા યોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે વિનામુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર માટેની સમયમર્યાદા વધારી દીધી છે લાભાર્થીઓ આ વર્ષે સપ્ટેમ્બર સુધી નિ શુલ્ક સિલિન્ડર મેળવી શકશે અગાઉ લાભાર્થીઓ ફક્ત જૂન સુધી આ સુવિધા મેળવી શકશે એવી જોગવાઈ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે

પ્રથમ તબક્કામાં મુંબઈની નવ અને ગોવાની એક હોસ્પિટલમાં આ સુવિધા અપાશે ગુજરાત ઉપરાંત દિલ્હી તેલંગણા કેરળ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તમિલનાડુ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આ સુવિધા અપાશે

નવી ટેકનોલોજીનો ઉપયોગ મુસાફરોની સલામતી વધારવી મુસાફરોને વધુ સુવિધાવાળો પ્રવાસ પૂરો પાડવો અને રોજગારીની નવી તકોનું નિર્માણ એ આ યોજનાના મુખ્ય ઉદ્દેશ છે